કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ધરમાં જ પરિવાર સાથે યોગ કરવાનો અનુ રોધ કર્યો છે તેમણે વધુ માં જણાવ્યુ કે આયુ ષ મંત્રાલયે આ વર્ષે યોગ એટ હોમ વિથ ફેમિલીંધીમ નક્કી કરી છે

જયારે સાત દર્દીના કોરોનાથી મોત નોંધાયા છે

નેત્રમ પ્રોજેક્ટ ફેઠળ ખોલવા માં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા શહેર માં ચાલતી ગતિવિધી ઉપર બાજ નજર રાખવા માં આવે છે